પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈપણ પરીક્ષાના પરિણામને જીવનનો અંત ગણવાના બદલે બીજા પ્રયત્નમાં વધુ સારો દેખાવ કરવા પ્રયાસ વધારવા વિદ્યાર્થીઓને અપીલ કરી છે

ભારતે કોવીડની રસીનું સમાનતાના ધોરણે અને વ્યાપકરીતે વિતરણ થાય તે જોવા જી વીસ દેશોને અનુરોધ કર્યો છે

ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં શ્રી મોદીએ પરીક્ષાના તનાવથી મુક્ત થવાની ટિપ્સ વિદ્યાર્થીઓને આપી હતી તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર નહીં રાખવા અને હળવા મને તથા ઉત્સાહથી પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ વાલીઓને વિદ્યાર્થીઓ ઉપર બિનજરૂરી દબાણ નહીં વધારવા તથા શિક્ષકોને સમથનો થોગ્ય ઉપયોગ અને વ્યવસ્થાપન કરવા વિદ્યાર્થીઓને શીખવાડવાનો નિર્દેશ આપ્યો હતો અરૂણાચલ પ્રદેશના પુન્યો સુન્ય તથા દિલ્ફીના વિનીતા ગર્ગ સાથેના સંવાદમાં શ્રી મોદીએ વિદ્યાર્થીઓને દરેક વિષયમાં એક સમાન ઉર્જાથી તથા એકાગ્રતાથી તૈયારી કરવાની શીખ આપી હતી તેમણે અઘરા મુદ્દાઓ ઉપર પ્રથમ ધ્યાન કેન્દ્રીત કરીને આવા મુદ્દાઓની તૈયારીઓ માટે વધુ સમય આપવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું જીવનને રસપ્રદ બનાવવા પ્રધાનમંત્રીએ દિવસમાં ચોક્કસ સમય મનગમતી પ્રવૃત્તિઓ માટે ફાળવવાની સૂચના વિદ્યાર્થીઓને આપી હતી તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ તેમના વ્યક્તિત્વનું ઘડતર કરશે

સંરક્ષણ મંત્રાલયના એક નિવેદન મુજબ બંને દેશોએ વૈશ્વિક આતંકવાદના ખતરાને પર્જોચી વળવા તથા સ્થાયી શાંતિનું નિર્માણ કરવા માટે પરસ્પરના હિતોનું આદાન પ્રદાન કર્યું હતું જનરલ નુરલાનની યાત્રાથી કઝાખસ્તાન અને ભારત વચ્ચે સૈન્ય સંપર્ક અને સહયોગમાં પ્રોત્સાહન મળશે દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ જનરલ જે

નૈને જનરલ નુરલાન અને કઝાખસ્તાનના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી જનરલ નૈને એ કહ્યું કે પ્રતિનિધિમંડળ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે ભારત અને કઝાખસ્તાન વચ્ચે એક વિશેષ સંબંધ છે જે વિશ્વાસ આત્મબળ અને પરસ્પર સમજણ પર આધારિત છે વિશ્વમાં શાંતિ અને સ્થિરતાને અસર કરતા મુદ્દાઓ અંગે બંને દેશોનો એક સરખો દ્રષ્ટિકોણ છે જનરલ નુરલાન આવતીકાલે નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

બંને ટીમો ચાર ચાર ગોલ કરી શકી હતી ભારત વતી વરૂણકુમાર રાજકુમાર પાલ રૂપીન્દર પાલસિંહે ગોલ નોંધાવ્યા શ્યારે અર્જેન્ટીના તરફથી લીઓનાર્દો તોલિની લુકાસ તોસ્કાની અને ઈઝેસીયોએ ગોલ નોંધાવ્યા હતા